ખાતે રાયડાની ખરીદી કરવામાં આવશે ભારત સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે રાયડાના પ્રતિ ક્વિ

નકકી કરવામાં આવ્યા છે ઓનલાઇન નોંધણી માટે આવનાર ખેડૂતોએ જરૂરી પ્રમાણપત્ર દસ્તાવેજો સાથે લાવવાના રહેશે તેવું નાયબ જિલ્લા મેનેજર ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા લીમીટેડ ભુજની યાદીમાં દ્વારા જણાવાયું છે

જે અંતર્ગત ભુજનાં આર્મી કેમ્પસમાં આવેલ કેન્દ્ર વિદ્યાલય નંબર રમાં પણ માતૃભાષા દિવસ નિમિત્તે અલગ અલગ રાજ્યોના વિદ્યાર્થીઓએ પોતપોતાની માતુભાષામાં મંતવ્યો રજુ કર્યા હતા શાળાની વિદ્યાર્થીની મહેક શાહએ આ અંગે આકાશવાણી સાથે વાતચીત કરી હતી

ભાગ લેવા આવનારા વિદ્યાર્થી ભાઈ બહેનોએ હિન્દી ભાષામાં કોઈ પણ કાવ્ય કૃતિનું ભાવવાહી પઠન કરવાનું રહેશે

અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના ઉપપ્રમુખ ગોપાલ કાનજી માતાએ કરેલી રજૂઆતમાં જણાવ્યા અનુસાર અંજારના અધીક્ષક ઈજનેર નાયબ ઈજનેર જુનિયર ઈજનેર નાયબ હિસાબી અધીક્ષક સિનિયર જુનિયર આસિસ્ટન્ટ જ્યારે ભુજ સર્કલમાં જુનિયર ઈજનેર નાયબ હિસાબી અધીક્ષક સિનિયર જુનિયર અને ઈલેક્ટ્રીકલ આસિસ્ટન્ટ ગેટકો અંજારમાં નાયબ જુનિયર ઈજનેર લાઈન ઈન્સ્પેક્ટર સહિતની મહત્ત્વની અનેક જગ્યાઓ વણપૂરાયેલી રહી છે જેને સમયસર ભરવા ઉર્જામંત્રી સમક્ષ રજૂઆત કરાઈ છે